દેશનાં સૌથી વધુ સ્વચ્છ એવા પ્રથમ દસ શહેરોમાં સ્થાન મેળવ્યું છે

કોવિડ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે નાણાં મંત્રાલયે વિશેષ કામગીરી હાથ ધરી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડુતોને રાહત આપવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે મંત્રાલયે કહ્યું કે આ ગ્રામીણ અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં અને કૃષિ વિકાસને વેગ આપવા માટે આ મહત્વનુ પગલું છે આત્મનિર્ભર ભારત પેકેજના ભાગ રૂપે સરકારે બે લાખ કરોડ રૂપિયાના રાહત ઘિરાણની જોગવાઈની જાહેરાત કરી હતી જેનાથી માછીમારો અને ડેરી ઉદ્યોગ સહિત અઢી કરોડ ખેડુતોને ફાયદો થવાની સંભાવના છે

એવી જ રીતે ત્રિપુરા અને ઉત્તરાખંડે પણ આ સિઘ્ઘિ મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે

ભારત જૈવિક ખેતી પદ્ધતિથી મેળવેલા સોયાબીન યા ઔષધીય વનસ્પતિઓ ચોખા અને કઠોળની નિકાસ કરે છે ભારતે રાષ્ટ્રીય યોજના હેઠળ જૈવિક પદ્ધતિથી મેળવેલા કૃષિ ઉત્પાદનોને ઝડપથી પ્રમાણપત્રો આપવાની નીતિ અપનાવી છે આ બાબત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા મદદરૂપ થશે

કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી હરદીપસીંહ પુરીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલાં કાર્યક્રમમાં સ્વચ્છ સર્વેક્ષણ પ્રરસ્કારો અર્પણ કર્યા હતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુંકે સમગ્ર રાજ્યનાં નાગરીકો આ સિઘ્ઘી માટે ગર્વ અનુભવે છે તેમણે ગુજરાતનાં દરેક નગર શહેરને સ્વચ્છ બનાવવા પ્રયાસો કરવા લોકોને અપીલ કરી હતી અમારા અમદાવાદનાં સંવાદદાતા જણાવે છે કે પ્રથમ દસ શહેરોમાં સુરતે બીજું અમદાવાદે પાંચમું રાજકોટ છઠ્ઠું અને વડોદરાએ દસમું સ્થાન મેળવ્યું છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આપેલા યૂકાદા મુજબ આ કેસને તટસ્થ અને ન્યાયી રીતે યલાવવા ભારતે કુલભૂષણનો કેસ લડવા ભારતીય વકીલને મંજૂરી આપવાની પણ રજુઆત કરી છે ભારત અને નેપાળ વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠક અંગે શ્રી અનુરાગે જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓએ દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરી છે

ગઈકાલે બંન્ને દેશોનાં ઉચ્ય સ્તરીય પ્રતિનિધીમંડળની યોજાયેલી બેઠકમાં એ બાબતે સહમતી સઘાઈ હતી કે બંન્ને દેશોના દ્રિપક્ષીય સંબંધોનાં વિકાસ માટે સરહદે શાંતિ જળવાય તે જરૂરી છે બંન્ને પક્ષો સરહદે પોતાની સેના મૂળ સ્થાને લઈ જવા સનીષ્ઠ પ્રયાસો કરશે તેમજ આ મુદ્દે સંપૂર્ણ કામગીરી થાય તે માટે ભારત અને ચીન રાજદ્રારી તથા સેના એમ બંન્ને સ્તરે વાતચીત યાલુ રાખશે

વાવરીન્કા સામે પરાજય થયો છે

વાવરીન્કાએ હવે સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે

અમેરીકાનાં ન્યુજર્સીમાં ગત સોમવારે હૃદયરોગનાં હુમલામાં તેમનું અવસાન થયું હતું તેમના પાર્થિવ દેહને વર્સોવા સ્થિત તેમનાં ઘરે દર્શન માટે રાખવામાં આવ્યો હતો

તેનો ઉદ્દેશ્ય વધતા દરિયાઇ ઉદ્યોગ અને દરિયાકાંઠાના સમુદાયોના કૌશલય વિકાસ માટે પ્રયત્નો કરાયા છે આ પ્રસંગે કૌશલ્ય વિકાસ મંત્રી ડો મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું કે દરિયાઇ પરિવહન એ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જે દેશના આર્થિક વિકાસને આગળ ધપાવે છે જહાજ ઉદ્યોગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ ભાગીદારીથી દરિયાકાંઠાના વિસ્તારોના યુવાનોને રોજગારીની વિશાળ તકો અને સારી સંભાવના મળશે તેમણે જણાવ્યું હતું કે આ કરાર પરિવહન મંત્રાલયના સાગર માલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઇ સમુદાયના વિકાસની પ્રતિબદ્ધતાને મજબૂત કરશે અને ભારતના બંદરો અને દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે અને વૈશ્વિક સ્તરે કુશળ માનવબળને પોષશે

પાટનગર દિલ્હી ગુરૂગ્રામ તથા હરિયાણાના ઘણાં વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો હતો જ્યારે પંજાબમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે પૂર્ રાજસ્થાન કોકણ અને ગોવામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયાના અહેવાલ છે એવી જ રીતે તેલંગણા ઓડીશા પશ્ચિમ બંગાળ સિક્કીમ તથા ઈશાન ભારતમાં ખાસ કરીને મેઘાલય તથા આસામમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ થયો છે

સીબીઆરઆઈ રૂરકી આઈઆઈટી મદ્રાસ અને એલ એન્ડ ટી કંપનીના ઇજનેરો હવે મંદિર સ્થળ પર જમીન પરીક્ષણ કરી રહ્યા છે

આ મંદિર ભારતની પ્રાચીન અને પરંપરાગત બાંધકામ ટેક્નોલોજીનું પાલન કરીને બનાવવામાં આવશે તે ભૂકંપ વાવાઝોડાં અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહે એ રીતે બનાવવામાં આવશે મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહીં થાય અને તાંબાની પ્લેટોનો ઉપયોગ કરીને એકબીજા સાથે પથ્થરને જોડાવા માટે વાપરવામાં આવશે આવી કુલ દસ હજાર તાંબાની પ્લેટોની જરૂર પડશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નાણાકીય ગેરરીતિના આરોપ હેઠળ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના નિયામકોની ધરપકડ કરવામાં આવી હતી

કોર્ટે બંનેને જાત મુચરકા પેટે એક લાખ રૂપિયા જમા કરવા અને તેમના પાસપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે